વી કાકડીયા બ્રીજેશ મરજા જીતુભાઈ ચાધરી અને અક્ષય પટેલનો સમાવેશ થાય છે

જયાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પાંચેય ધારાસભ્યોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા

મુખ્ય ન્યાયમૂતિ વિક્રમ નાથન અને ન્યાયમૂર્તિ જે

આ જવાનો તેમના વતનથી ડયુટી જોઈન્ટ કરવા પરત આવતાં તેમને ભુજના લશ્કરી મથકમાં કોરેન્ટાઈનમા રખાયા હતા અત્ર ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આર્મીના બે જવાનનોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા

જયારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી સાત દર્દાના મોત નોંધાયા છે

આશુતોષ અંતાણી કચ્છ આત્મનિર્ભર કચ્છનું દરેક ગામડું ઘાસ ઉત્પાદન માં આત્મનિર્ભર બને તેવો પ્રયાસ મનરેગા હેઠળ થયો છે

આ કાયક્રમ આકાશવાણી ડીડી ન્યુઝ પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ સુચના અને પ્રસારણ મંત્રાલયની યુ ટયુબ ચેનલો પર પણ પ્રસારિત થશે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મનકી બાત કાર્યક્રમના હિન્દી પ્રસારણ બાદ તરત જ આ કાયક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ થશે તેમજ રાત્રે આઠ વાગ્ય આ કાયકમનું પુનઃપ્રસારણ થશે